કે નાગરીકત્વ સુધારા કાયદા હેઠળ બહારની કોઈ વ્યકિતને આ પ્રદેશમાં વસાવવામાં નહીં આવે આજે કોકરાજારમાં બોડી શાંતિ કરારની ઊજવણી અંગેના સમારોહમાં બોલતાં તેમણે કહ્યુંકે બહારના લોકો વસી જશે એવી અફવા કેલાવવામાં આવી રહી છે તેમણે હીંસાનો માર્ગ છોડીને રાજકીય પ્રવાહમાં જોડાવા લોકોને અપીલ કરી છે આ અંગે લોકો થુવાનો ઉદાહરણરૂપ બની રહેશે

પ્રધાનમંત્રીએ કહ્યુંકે બોડો લેન્ડ પ્રાદેશીક પરિષદ સત્તામંડળ રચાશે અને તેમાં સંબંધીત તમામને સમાવી લેવાશે

પ્રધાનમંત્રીએ કહ્યુંકે વિકાસ એક જ અગ્રતાનો મુદ્દો છે અને આસામ કરારની કલમ છનો અમલ કરાશે આ માટે અહેવાલની રાફ જોવાઈ રહી છે શ્રી મોદીએ કહ્યુંકે ઈશાન પ્રાંતનો છેલ્લાં પાંચ વર્ષમાં ખૂબ જ વિકાસ થયો છે

ટ્વીટ પર શ્રી શાહે જણાવ્યું કે મોદી સરકાર એ નવી આશાઓનું પ્રતિક છે

શ્રી રાફલ ગાંધીએ પૂછેલા સવાલનો જવાબ આપતાં શ્રી હર્ષવર્ધને પ્રધાનમંત્રી પર કરેલી ટીપ્પણીઓની આકરી ટીકા કરી હતી તે વાતથી ઉશ્કેરાયેલા કોંગ્રેસના સાંસદો ગુહની મધ્યમાં આવી ગયા હતા કોગ્રેસના તમિલનાડુના સાંસદ મનિકા ટાગોર આરોગ્યમંત્રી તરફ ધસી ગયા હતા

પત્રકારો સાથેની વાતયીનમાં પક્ષના વરિષ્ઠ નેતા આધીર રંજન ચૌધરી કહ્યુંકે મંત્રી દ્વારા કરાયેલી ટીપ્પણીને રાહ્લ ગાંધી એ કરેલા પ્રશ્ન સાથે કંઈ જ લેવા દેવા નથી તેમણે આક્ષેપ કર્યો હતો કે શ્રી હર્ષવર્ધને રાહૂલ ગાંધીએ સંસદની બહાર કરેલી ટીપ્પણીનો મુદ્દો જાણી જોઈને ઉઠાવ્યો છે

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને મંત્રી પાસે આ મુદ્દે માફીની માગણી કરી છે

ગઈકાલે સાંજે તમામ પક્ષનો યૂંટણી પ્રચાર સમાપ્ત થયો હતો મત ગણતરી મંગળવારે કરવામાં આવશે યૂંટણીપંચ અને તમામ સંસ્થાઓએ સરળ રીતે યૂંટણી યોજાય તે માટે તમામ વ્યવસ્થા પૂરી કરી છે

દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાની તમામ તૈયારીઓ ગોઠવી છે દિલ્હી મેટ્રો ટ્રેન સુવીધા સવારે યાર વાગેથી શરૂ થશે પરિણામે ચૂંટણી કર્મચારીઓ મતદાનમથક પર સરળતાથી પહોંચી શકે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે અંદાજપત્રમાં કૃષિ ગ્રામીમ વિકાસ અને બોન્ડ બજારને વધુ વ્યાપક બનાવવા જેવા મુખ્ય વિષયો પર ભાર મૂકાયો છે સુશ્રી સીતારમણે આજે મુંબઇમાં વેપાર ઉદ્યોગ સંગઠનનો નેતાઓ બેન્કો તથા ખેડૂત સંગઠનોના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકાર જાહેર માળખાક્ષેત્રમાં મૂડીરોકાણ કરીને સવલતો પુરી પાડવાનું કામ કરે છે

સુશ્રી સીતારમણે કરવેરા સરળીકરણ તરફના પગલોં લેવાયા હોવાનું જણાવ્યું હતું

કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસિકતા રાજ્યમંત્રી આર કે

તેમાં વિવિધ ક્ષેત્ર તથા ઉધોગોમાં રોજગારી પર વિશેષ ભાર મૂકાથો છે

આરોગ્ય સચિવ પ્રિતિ સુદાને આજે પણ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે વીડીયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી તેમણે કહ્યુંકે આ વાયરસના પગલે વિઝા નિયંત્રણ માટેની સૂચનાઓન બહાર પાડી છે તેમણે રાજ્યોને જાગૃતિ ઉલી કરવા માટે વિવિધ કાર્યક્રમો કરવા સૂચના આપી હતી તથા આ વાયરસ અંગે એલર્ટ રહી તકેદારી પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યુંકે સીંગાપુર થાઈલેન્ડ ચીન અને હોંગકોંગથી આવતાં વિમાનોનું ખાસ યકાસણી થાય છે રાજ્યો અને કેન્દ્રશાસીતી પ્રદેશોને જરૂરી તમામ સહયોગ આપવામાં આવે છે

એક ટ્વીટમાં શ્રી નાયડુએ કુશળ આયોજન માટે એર ઇન્ઠીયાની પ્રશંસા કરી તેમણે કહ્યું કે તે જાણીને ખુશી થાય છે કે ચીનથી આવેલા બધા ભારતીથોના કોરોના વાયરસના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુંકે ઉત્તરપ્રદેશમાં શ્રેષ્ઠ માળખું વિકસાવ્યું છે અને દેશને પાંચ દ્રીલીયન અર્થતંત્ર બનાવવાના પ્રધાનંમંત્રીના સ્વપનની દિશામાં કામ કરી રહ્યું છે સંરક્ષણ મંત્રીએ કહ્યુંકે સંરક્ષણ ઉત્પાદન માટે જાહેર સાહસોની કંપનીઓ સાથે એકસો કરાર થયા છે અમારા સંવાદદાતા જણાવે છેકે ડીફેન્સ એકસ્પોમાં અત્યાર સુધીમાં મહત્વની છ જાહેરાતો કરવામાં આવી છે

ન્યાયધીશ આર ભાનુમતિના અધ્યક્ષપદે રયાયેલી ખંડપીઠે સોલીસીટર જનરલ તુષાર મહેતાની અપરાધીઓને નોટીસ પાઠવવાની રજૂઆત નકારી કાઢી હતી અને તેનાથી વધુ વિલંબ થશે તેમ જણાવ્યું હતું દિલ્હી વડી અદાલતે ચારેથ અપરાધીઓને ફાંસી આપવા પર મનાઈ ફરમાવી હતી તેને કેન્દ્ર સરકારે સર્વોચ્ય અદાલતમાં પડકારી છે

વિમાનમથકે માનવસંપત્તિ વિકાસ રાજ્યમંત્રી સંજય ધોત્રેએ તેમને આવકાર્યા હતા આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું પરંપરાગત સ્વાગત થશે તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની શુલેચ્છા મુલાકાત લેશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે વિદેશમંત્રી એસ જયશંકર પણ તેમની મુલાકાત લેશે આ ઉપરાંત તેઓ મહાત્મા ગાંધીજીની સમાધી રાજધાટ પર જઈ પુષ્પાંજલિ તેમની આ પ્રથમ ભારતયાત્રા છે તેઓ વારાણસી સારનાથ ગયા અને તિરૂપતિ ની પણ મુલાકાત લેવાયા છે